મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરથી સરદાર સરોવર ડેમમાં નર્મદાના નીરના ઈ વધામણાં કર્યા હતા આ પ્રસંગે શ્રી રૂપાણી એ જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સરદાર સરોવર ડેમને આજે આપણે તેની સંપૂર્ણ સપાટીએ ભરી શક્યા છીએ રાજ્યના સર્વાંગી વિકાસ માટે જળ જરૂરી છે મા નર્મદા ના જળથી ગુજરાત વિકાસની નવી હરણફાળ ભરશે અને વિકાસનો નવો માર્ગ કંડારશે

સરદાર વલ્લભભાઇ પટેલનું જે સ્વપ્ન હતું કે નર્મદા નદી ઉપર એક વિશાળ ડેમ બને અને સમગ્ર ગુજરાતને સિંચાઇ પીવાના પાણી પશુ પંખી માટે પાણી ઉપલબ્ધ થાય

તેમણે મા નર્મદાના આર્શીવાદ ગુજરાતને સદાય મળતાં રહેશે તેવી સૌ ગુજરાતીઓ વતી ભગવાનને પ્રાર્થના કરીને ડેમ સંપૂર્ણ ભરાવવા બદલ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે સરદાર સરોવર ડેમ કેવડિયા ખાતે નર્મદા રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઇ પટેલ અને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન શ્રી રાજીવ ગુપ્તા ઉપસ્થિત રહીને શ્રીફળ અને પુષ્પ અર્પણ કરીને સંપૂર્ણ મંત્રોચ્યાર વિધિ સાથે મા નર્મદાના નીરના વધામણાં કર્યા હતા

મોદી સોમનાથ પૂજા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી દ્રારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમીતે આજે શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે તેમના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે વિશેષ પૂજા કરવામાં આવી હતી સોમનાથ મંદિર ટ્રસ્ટની એક યાદી અનુસાર તીર્થ પુરોહિતો દ્વારા મહામ્રુત્યુંજય જાપ આયુષ્યમંત્ર જાપ તેમજ મહાપૂજન કરવામાં આવી હતી

સાંજનાં સમયે સોમનાથ મંદિરમાં વિશેષ દીપમાળા પ્રશ્વલિત કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગીર સોમનાથ જીલ્લાના ભાજપ પ્રમુખ શ્રી ઝવેરીભાઇ ઠકરાર શ્રી દેવાભાઇ ધારેચા સાથે ભાજપના કાર્યકરો દ્વારા પણ શ્રી સોમનાથ મંદિરે માર્કન્ડેય પૂજા કરવામાં આવી હતી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ સંલઝ્ન બે યોજનાઓના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે દેશી ગાય આધારિત પ્રાફતિક ફષિ દ્વારા જળ જમીન અને પર્યાવરણની રક્ષા થશે તેમણે જણાવ્યું હતું કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહક યોજનાથી ખેડૂતોનો પુરૂષાર્થ પારસમણી બનીને ખેતરોમાં લહેરાશે આ અવસરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી જણાવ્યું છે કે જગતનો તાત સાયા અર્થમાં તાત બને તે દિશામાં નિર્ધાર કરીને રાજ્ય સરકાર સમયબદ્ધ આયોજન કર્યું છે ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ જવાના સંકલ્પ સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફવાળીને હરિતક્રાંતિમાં પણ દેશભરમાં ગુજરાત રોલ મોડલ બનશે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના નવતર અભિગમને પરિણામે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વાળીને ઝીરો બજેટ ખેતી થશે એટલે ખર્ચ ઘટશે

સાત પગલા ખેડૂત કલ્યાણના પૈકી વધુ બે યોજનાની શરૂઆત કરી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ થકી સમગ્ર રાજ્યમાં વિવિધ જગ્યાએ થઇ રહેલા કાર્યક્રમોમાં ખેડૂતોને સંબોધન કર્યું હતું